વડગામના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે રાષ્ટ્રીય મંત્રીપદેથી દૂર કર્યો

લોકસભાની ગુજરાતની ચૂંટણી માટે જાહેર પ્રચારને માંડ દસ દિવસ બાકી છે ત્યારે રાજકીયપક્ષો દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ભાજપ કોંગ્રેસ એન સી પી સહિતના પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકો ઉતારવામાં આવ્યા છે ભાજપ દ્વારા મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ તો કોંગ્રેસ દ્વારા પણ પ્રભારી અને સ્થાનિક નેતાઓનો પ્રચાર ચાલી રહ્યો છે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ગઇકાલે અમરેલી જિલ્લાના જાફરાબાદના ઉના રોડ પર આવેલ જીએચસીએલના ગ્રાઉન્ડમાં વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી વિશાળ જનમેદનીને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે આ દેશ કોના હાથમાં સલામત હોય છે એ મુદ્દો ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવામાં આવે છે આ દેશની સળગતી સમસ્યાઓનું કોણ નીરાકરણ કરશે એ મતદારો નક્કી કરશે એ માટે આ ચૂંટણી મહત્વની છે લોકસભાની ચુંટણીઓ માટે આદર્શ આંચારસંહિતા અમલમાં આવી ત્યારથી ગઈકાલ સુધીમાં ચુંટણી પંચે દેશભરમાંથી કુલ બે હજાર ચારસો ચોસઠ કરોડ રૂપિયાની બેનામી રોકડ ગેરકાયદે દારૂ કેફી પદાર્થો સોનુ અને ભેટ સોગાદની ચીજવસ્તુઓ જપ્ત કરી છે

આ ઉપરાંત એક હજાર સત્તાણુ કરોડ રૂપિયાની કિંમતના કેફી પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે

ધ્રાંગધ્રા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પુરુષોતમભાઇ સાબરીયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે ધ્રાંગ્રધા બેઠક અંગેની વધુ માહિતી આપી છે

કોંગ્રેસ મોવડી મંડળે કોંગ્રેસ છોડી ગયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રીપદેથી દૂર કર્યા છે આ અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા વિધિવત આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને તેમને કોંગ્રેસના બિહાર પ્રભારી તરીકે દૂર કર્યો છે આ દરમિયાન કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર દ્વારા પક્ષ વિરોધી વલણ અંગે નોંધ લઇને રજુઆત કરવામાં આવી છે

જયારે ચીત્તોડગઢ રાજસમંદ અને જોધપુર બેઠકો ઉપર દસ દસ ઉમેદવારો છે

તે માટે ગઈકાલ સુધીમાં તેર ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા આણંદ ક્રષિ યુનિવર્સિટીનો વિદ્યાર્થી જર્મની ખાતે વર્કશોપમાં ભાગ લેશે આણંદ ક્રષિ યુનિવર્સિટીમાં બી એસસીક્રષિ સાતમા અને આઠમા સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નિમેષ ગોરાણીની પસંદગી જર્મનીની કંપનીએ પોતાના વર્કશોપ માટે કરી છે ભારતની પાંચ યુનિવર્સિટીઓ પૈકી નિમેષની પણ આ વર્કશોપ માટે પસંદગી થતાં થતા યુનિવર્સિટીના કુલપતિ ડો

પટેલે તેમને અભિનંદન આપ્યા હતા

આણંદ ખાતે તાજેતરમાં શરૂ થયેલા ચાઇલ્ડ હેલ્પ ડેસ્કમાં ત્રણ બાળકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે

જીલ્લા આયોજન અધિકારી એમ

ટોપરાણી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનિષાબેન દવેએ લીલી ઝંડી ફરકાવી મશાલ રેલીનો આરંભ કરાવ્યો હતો

ચૈત્રી પૂનમના પગલે બહુચરાજી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં કિન્નર સમુદાય રાજયના ભાવિ વિસ્તારમાંથી આવતો હોય છે બહુચરાજી ખાતે આ સમૂહે રાજયના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ કરી હતી બહુચરાજી મામલતદાર દ્વારા ઇવીએમ અને વીવીપેટ સહિત મતદાન જાગૃતિ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું મતદાન કરવાના શપથ પણ લેવડાવ્યા હતા અમે કરીશું મતદાન તમે પણ મતદાન કરશો આ શબ્દોથી બહુચરાજી મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું રાજયના મોટાભાગના વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં સોમવારથી એકાદ અઠવાડીયા માટે અંશતઃ રાહત મળશે તેવી શકયતા છે

જો કે એકાદ અઠવાડીયા પછી ગરમીનો પારો ફરી ઉચકાવાની પણ સંભાવના છે

તો રાજ્યમાં ગઇકાલે અમરેલીનું સૌથી ઉંચું તાપમાન નોંધાયું હતું